રાષ્ટ્રીય જળજીવન મિશનની રાષ્ટ્રીય સ્તરની બેઠક આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે

ટકા થયો છે પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં ગેર કાયદેસર અને બળ પ્રયોગથી મેળવેલા ભારતીય પ્રદેશ અંગે કોઈપણ પ્રકારના ફેરફારના પ્રયાસને ભારતે મક્કમતાથી ફગાવી દીધો છે

સ્પર્ધામાં ટાઈટલ સ્પોન્સર તરીકે રિલાયન્સ જીઓ રહેશે

હવે ઉમેદવારો ઘરે જઈને મતદારો રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બિહારમાં મોતી હારી છાપરા ભાગલપુર ખાતે યૂંટણી સભાઓ સંબોધી હતી તેમણે કોવીડના લીધે બીજા રાજ્યોમાંથી વતન પાછા ફરેલા શ્રમિકો માટે જેડીયુની આગેવાની હેઠળની એનડીએની રાજ્ય સરકારે લીધેલાં પગલાઓની વિગતો આપી હતી

મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસે આઠે આઠ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્ય છે જ્યારે અન્યમાં બફજન મહા પાર્ટી બફજન મુક્તિ પાર્ટી ભારતીય જનપરિષદ ઑલ ઈન્ડિયા મજલીસે ઈન્કીલાબે મિલ્લત રાષ્ટ્રવાદી જનચેતના થુવા જનજાગૃતિ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી અને રાષ્ટ્રીય જનકાંતિ પાર્ટી જેવા ઓછા જાણીતા પક્ષોએ એકાદ બે ઉમેદવાર ઉભા રાખ્યા છે એકાવન અપક્ષો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે એવી જ રીતે ઉત્તરપ્રદેશ વિધાનસભાની સાત બેઠકીની આવતીકાલે યોજાનારી પેટા યુંટણી માટેનો જાહેર પ્રયાર ગઈકાલે પૂરો થયો

કર્ણાટક વિધાનસભાની બે બેઠકોની પેટાયૂંટણી પણ આવતીકાલે યોજાશે

જળજીવન મીશન રાષ્ટ્રીય જળજીવન મિશનની રાષ્ટ્રીય સ્તરની બેઠક કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના અધ્યક્ષપદે આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે શ્રી ગજેન્દ્રસિંહ આ બેઠકમાં રાષ્ટ્રીય જળમીશનના અસરકારક અને ઝડપથી અમલીકરણ બાબતે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના આયોજન અને અમલીકરણ વિભાગના મંત્રીઓ સાથે વાતચીત કરશે

વધુ સમાચાર આ સંદેશ બાદ

ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ગઈકાલે ગિલગિટમાં સંબંધીત પ્રદેશને પ્રાંતિય દરજ્જો આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો

દરમ્યાન ભારતીય રેલવેએ માલસામાનના પરિવહન દ્વારા આવક વધારવા માટે સીમેન્ટ ઉર્જા વાહન જેવા ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ સાથે બેઠકો યોજી છે

આ નિર્ણયના અમલથી મુસાફરોની સુવિધામાં અને સલામત મુસાફરીમાં વધારો થશે વૈભવ સંમેલન દુનિયાભરમાં ફેલાયેલા ભારતીય શોધકર્તાઓ અને વિદ્વાનોનું મહાત્મા ગાંધીજીની જન્મ જ્યંતિ પર શરૂ થયેલા વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક વૈભવ સંમેલનની ગયા શનિવારે પૂર્ણાહતિ થઇ વિદેશોમાં વસેલા લગભગ બે ફજાર છસ્સો ભારતીયોએ આ સંમેલનમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એક મહિના સુધી યાલેલા આ સંમેલનમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા ત્રણ હજાર બસ્સો નિષ્ણાતો અને બાવીસ હજાર પાંચસો વિદ્વાનો અને વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો